ત ભારત અને ઓસ્ટ લિયા વચ્ચે ત્રીજી અને અંતિમ એકદિવસીય મેચ આજે કેનબેરામાં રમાશે

આ દિશા ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને સ્થાયીત્વમાં મૂડીરોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે

ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત લથડતાં તેમને ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના અવસાન પર વ્યથા અને દુ ખ વ્યક્ત કર્યું હતું

પ્રધાનમંત્રી એ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

કેટલીક નાની મોટી ઘટનાઓને બાદ કરતા કોઈ પણ જગ્યાએથી કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી મળ્યા મતદાન કાલે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું મતગણતરી ત્રીજી ડિસેમ્બરે થશે સ્વતંત્ર અને નિષ્પક્ષ યૂંટણી કરાવવા માટે સુરક્ષાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી લખનઉ આગરા મેરઠ વારાણસી બરેલી મુરાદાબાદ તથા ગોરખપુર ફૈજાબાદ મંડલ અધ્યાપક યૂંટણી ક્ષેત્રો હતાં આ યૂંટણીમાં સ્નાતક મતદાન મંડળ સ્નાતક બેઠક અને રજીસ્ટ્રડ અધ્યાપક મતદાતા મંડળ બેઠક માટે મતદાન થયું હતું મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભા પરિષદના પાંચ ચૂંટણી ક્ષેત્રો માટે મતદાન ગઈકાલે સાંજે પૂર્ણ થયું મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈને સાંજે પાંચ વાગે પૂર્ણ થયું

મતદાન ગઈકાલે સાંજે છ વાગ્યે પૂર્ણ થયું